ગઈકાલે સાંજે રાષ્ટ્રને સંબોધન કરતાં તેમણે કહ્યું કે સામાજિક જીવનમાં કેટલીક બાબતો સમય સાથે એટલી ભળી જાય છે કે તે બાબતોમાં એક પ્રકારની કાયમી ભાવના રહે છે કે કંઈપણ બદલાશે નહીં

તેનાથી ઘણું નુકસાન થઈ રહ્યું હતું પરંતુ તેની ચર્ચા થતી ન હતી હવે નવી વ્યવસ્થાથી જમ્મુ કાશ્મીરનું ભવિષ્ય પણ સુધરશે

ત્યાંના પ્રધાનમંત્રીએ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓને પણ દેશના અન્ય ભાગોના કર્મચારીઓ જેવી જ સુવિધા મળશે શ્રી મોદીએ કહ્યું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે સૈન્ય અને અર્ધલશ્કરી દળો દ્વારા સ્થાનિક યુવાનો માટે ભરતીનું આયોજન કરવામાં આવશે તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં મહેસૂલ ખાધ પણ ઘણી વધારે છે કેન્દ્ર સરકાર તેની નકારાત્મક અસરો ઓછી થાય તે સુનિશ્ચિત કરશે તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરને કેટલાક સમયગાળા માટે સીધા કેન્દ્ર સરકાર હેઠળ રાખવાનો નિર્ણય ખૂબ કાળજીપૂર્વક લેવામાં આવ્યો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે અહીં પારદર્શક ચૂંટણી થશે અને લોકો તેમના પ્રતિનિધિઓની પસંદગી કરશે જમ્મુ કાશ્મીરને તાજેતરની પંચાયતની ચૂંટણીઓથી મોટો ફાયદો થયો છે અને જમીન સ્તરે પણ મોટો લાભ થયો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે જમ્મુ કાશ્મીરના યુવાનો જમ્મુ કાશ્મીરનું નેતૃત્વ કરશે અને તેને નવી ઉંચાઇ પર લઈ જશે તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ પર્યટનનું મોટું કેન્દ્ર બનવાની સંભાવના ધરાવે છે

રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં ભૂપેન હજારીકાના પુત્ર તેજ હજારિકા અને નાનાજી દેશમુખના સગા વિરેન્દ્ર જીતસિંહે આ પુરસ્કાર સ્વીકાર્યો હતા આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ગૃહમંત્રી અમિત શાહ અને મંત્રી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાએ રાખેલા વિશ્વાસને ચરિત્રાર્થ કરવા લોકપયોગી કામો આ સરકારે કર્યા છે તેમ જણાવી ઉમેર્યું કે ગુજરાતમાં સુશાસન દ્વારા સર્વાંગી વિકાસ કરવાનો માર્ગ આગળ ધપાવાશે

હવામાન વિભાગના વડા જયંત સરકારે ગઇકાલે જણાવ્યું હતું કે ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની સંભાવના છે આગાહીના પગલે વહિવટીતંત્રે એન ડી આર એફ

અગાઉ ભારતે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી

જોકે છેવટે મેચ રદ થઇ હતી

ગાંધીધામ ટેબલ ટેનીસ સાથે ફવે બેડમિંટન ક્ષેત્રે પણ કાઠ્ કાઢી રહ્યુ છે કેડીબીએ દ્વારા આયોજીત આ રાજ્યસ્તરની સ્પર્ધાને પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડ પ્રમુખ વિમલ ગુજરાલ સફિતનાની ઉપસ્થીતીમાં શરુઆત કરાવવામાં આવી હતી

જેમની શરૂઆત થઇ ગઈ છે